કેન્દ્રીય શહેરી વિકાસમંત્રી હરદીપસીંહ પુરીએ ગઈકાલે વિડીયો કોન્ફરન્સીંગ માધ્યમથી યોજાયેલાં કાર્યક્રમમાં સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કારો અર્પણ કર્યા હતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યનાં નાગરીકો આ સિઘ્ઘી માટે ગર્વ અનુભવે છે તેમણે ગુજરાતનાં દરેક નગર શહેરને સ્વચ્છ બનાવવા ના પ્રયાસો કરવા લોકોને અપીલ કરી હતી અમારા અમદાવાદનાં સંવાદદાતા જણાવે છે કે પ્રથમ દસ શહેરોમાં સુરતે બીજું અમદાવાદે પાંચમું રાજકોટ છઠું અને વડોદરાએ દસમું સ્થાન મેળવ્યું છે ભારત ચીન ભારત અને ચીન સરહદને લગતી અને વણઉકેલાયેલી બાબતોનો ઉકેલ વર્તમાન સમજૂતી અને પ્રોટોકોલ દ્રારા લાવવા સહમત થયા છે ગઈકાલે બંન્ને દેશોનાં ઉચ્ય સ્તરીય પ્રતિનિધીમંડળની યોજાયેલી બેઠકમાં એ બાબતે સહમતી સઘાઈ હતી કે બંન્ને દેશોના દ્રિપક્ષીય સંબંધોનાં વિકાસ માટે સરહદે શાંતિ જળવાય તે જરૂરી છે બંન્ને પક્ષી સરહદે પોતાની સેના મૂળ સ્થાને લઈ જવા સનીષ્ઠ પ્રયાસો કરશે તેમજ આ મુદ્દે સંપૂર્ણ કામગીરી થાય તે માટે ભારત અને ચીન રાજદ્રારી તથા સેના એમ બંન્ને સ્તરે વાતચીત ચાલુ રાખશે કૂલભૂષણ જાદવ ભારતે કુલભૂષણ જાધવ કેસમાં આ કેસના દસ્તાવેજો સોંપવા તથા કુલભૂષણને કોન્સ્યુલર સંપર્ક આપવા પાકિસ્તાનને રજુઆત કરી છે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે ગઈકાલે પત્રકારોને જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતે આપેલા યૂકાદા મુજબ આ કેસને તટસ્થ અને ન્યાયી રીતે ચલાવવા ભારતે કુલભૂષણનો કેસ લડવા ભારતીય વકીલને મંજૂરી આપવાની પણ રજુઆત કરી છે ભારત અને નેપાળ વચ્ચે તાજેતરમાં યોજાયેલી બેઠક અંગે શ્રી અનુરાગે જણાવ્યું હતું કે બંને દેશોના પ્રતિનિઘિઓએ દ્વિપક્ષીય સંબંધોની સર્વગ્રાહી સમીક્ષા કરી છે તેલંગણા આગ તેલંગણામાં આવેલા વિજળી ઉત્પન્ન કરતી શ્રી સેલમ પરિયોજનાનાં વિજ સ્ટેશનમાં આજે વહેલી સવારે આગ લાગી હતી છ કામદારોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જ્યારે બે કામદારો હજૂ અંદર ફસાયા છે

જ્યારે રાજ્ય ઉર્જામંત્રી જગદીશ રેડ્રી પણ ઘટનાસ્થળે પહોંચી બયાવકાર્યની સમીક્ષા કરી રહ્યા છે શ્રી સેલમ પરિયોજનાનાં પહેલાં યુનિટમાંથી જ્યાં આગ લાગેલી છે ત્યાં ધુમાડી હોવાના કારણે બચાવ કાર્ય કરવામાં અડચણ આવી રહી છે ભારત પાક ભારતે આતંકવાદને સમર્થન આપનાર પાકિસ્તાને એકલું પાડવા આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી છે સંસદોનાં અધ્યક્ષોની પાંચમી વિશ્વ પરિષદમાં પાકિસ્તાન નિવેદનનો જવાબ આપવાનાં અધિકારનો ઉપયોગ કરતાં ભારતે આ મુજબ અપીલ કરી હતી ભારતે પાકિસ્તાનનાં નિવેદનનાં પ્રતિભાવમાં જણાવ્યું હતું કે પાકિસ્તાનનાં પ્રધાનમંત્રીએ કબૂલ કર્યું છે કે તેમની ધરતીપર આશરે યાલીસ હજાર ઉગ્રવાદીઓ છે પાકિસ્તાને હાફીઝ સઈદ અને મસૂદ અઝફર જેવા ઉગ્રવાદીઓ સામે કોઈ કાર્યવાહી કરતું નથી એ બાબત ઘણી સૂચક છે ભારતે ભારપૂર્વક જણાવ્યું છે કે કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે અને ભારતે પાકિસ્તાને સરહદ પારનો ત્રાસવાદ રોકવાની અપીલ કરી છે સંસદોનાં અધ્યક્ષોની પાંચમી પરિષદમાં લોકસભાનાં અધ્યક્ષ ઓમ બિરલાનાં વડપણ હેઠળ ભારતીય પ્રતિનિધી મંડળ ભાગ લઈ રહ્યું છે આંતરસંસદીય સંગઠનનાં ઉપક્રમે વિડીયો કોન્ફરન્સીંગ માધ્યમથી આ બેઠક યોજવામાં આવી છે

દરમિયાન વિશ્વ આરોગ્ય સંસ્થાની યુરોપીયન કચેરીનાં સૂત્રોનાં જણાવ્યાં મુજબ રશિયા દ્રારા પ્રાયોગીક ધોરણે તૈયાર કરાયેલી કોવિડની રસી અંગે વધુ માહિતી મેળવવાં રશિયા સાથે યર્યા વિયારણા કરવામાં આવી છે કોવિડ પરીક્ષણ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે કોવિડનાં પરીક્ષણની સંખ્યામાં વધારો કરીને હવે પ્રતિદિન નવ લાખથી વધુ કોવિડનાં ટેસ્ટ દેશમાં કરવામાં આવી રહ્યા છે ટ્વિટર પર આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે વિશ્વ આરોગ્ય સંસ્થાની સલાહ મુજબ બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો દરરોજ દસ લાખની વસ્તીએ કોવિડનાં એકસો યાલીસ ટેસ્ટ કરી રહ્યા છે મહત્વનું છે કે સધન ટેસ્ટીંગનાં કારણે કોવિડનાં દર્દીઓ ઓળખીને તેમને ઝડપથી સારવાર આપવી હવે શક્ય બન્યું છે

વિમાન દુર્ધટનાં તપાસ એકમનાં પ્રતિનિધીઓએ જણાવ્યું છે કે અમેરીકાની સંસ્થાનાં નિષ્ણાંતો તપાસમાં મદદ કરી રહ્યાં છે ઉલ્લેખનીય છેકે દુબઈથી ભારતીયોને લઈ આવતું એર ઈન્ડિયાનું વિમાન ગત સાતમી ઓગસ્ટે કોઝીકોડ ખાતે તૂટી પડ્યું હતું જેમાં બે પાયલોટ સહિત અઢાર મુસાફરોનાં મોત થયા હતાં સુશાંતસીંહ્ સર્વોચ્ય અદાલતે અભિનેતા સુશાંતસિંહ હત્યા કેસની તપાસ સીબીઆઈને સોપવાનો નિર્દેશ અપાયા બાદ સીબીઆઈની ટીમ કેસની તપાસ માટે ગઈકાલે મુંબઈ પહોંચી છે મુંબઈ મહાનગરપાલીકાએ બહારથી આવેલી સીબીઆઈ ટીમને કોરેન્ટાઈનનાં નિયમમાં છૂટ આપી છે સીબીઆઈની ટીમ મુંબઈમાં દસ દિવસ રોકાઈ તેવી સંભાવના છે ઉલ્લેખનીય છે કે આ કેસની તપાસ સીબીઆઈને સોંપવાની બિહાર સરકાર દ્રારા કરાયેલી ભલામણ કેન્દ્ર સરકારે સ્વીકારીયા બાદ સીબીઆઈએ અભિનેત્રી રીયા યક્રવતી અને અન્યો સામે એફઆઈઆર દાખલ કરી છે

યુએસ બિડેન અમેરીકામાં જો બિડેને અમેરીકાનાં ડેમોકેટીક પક્ષનાં રાષ્ટ્રપ્રમુખ પદનાં ઉમેદવારની દરખાસ્તનાં વિધિવત સ્વીકાર કરચો છે ગઈકાલે દેલવરે ખાતે ડેમોક્રેટીક પક્ષના રાષ્ટ્રીય સંમેલનમાં બોલતાં તેમણે જણાવ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ સામે જો તેઓ યૂંટણી વિજય મેળવશે તો તેઓ અમેરીકાને અંધકારનાં દોરમાંથી મુક્ત કરાવીને શ્રેષ્ઠ અમેરીકાની રચના કરશે તેમણે આ હેતુથી સંગઠીત થવા અમેરીકાનાં મતદારોને અનુરોધ કર્યો હતો